સી પી ના નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ભાજપે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા જનતાએ તેમને મત આપ્યો છે જ્યારે કોંગ્રેસે નવી સરકારને ગેરકાયદેસર ગણાવી છે

સી પી ના વડા શરદ પવારે જણાવ્યું છે કે શ્રી અજીત પવારનો ભાજપ સાથે જવાનો નિર્ણય એન સી પી ના પક્ષના ધારાધોરણોથી વિપરીત છે

આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રવિશંકર પ્રસાદે આ મુજબ જણાવ્યું હતું કોંગ્રેસ એન સી પી અને શિવસેનાની ટીકા કરતા તેમણે કહ્યું કે જે લોકો અત્યાર સુધી એકબીજાના વિરોધમાં હતા તેઓ આજે સત્તા મેળવવા માટે સાથે આવી ગયા છે સમગ્ર યૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી તરીકે દેવેન્ ફડણવીસનું નામ મોખરે રહ્યું હતું

તેમણે ફડણવીસ પર કટાક્ષ કર્યો હતો કે તેઓ અજીત પવારને જેલ મોકલવાના હતા પરંતુ હવે પવારને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા છે

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે જ્યારે એન

ના નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતાં જ રાજ્યપાલે મહારાષ્ટ્રમાં લદાયેલ રાષ્ટ્રપતિ શાસન પાછું ખેંચ્યું હતું રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ બંને અગ્રણીઓને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા શપથવિધિ પછી પત્રકારો સાથે વાતયીત કરતાં શ્રી ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના મતદારોએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો પણ શિવસેનાએ બીજા પક્ષો સાથે જોડાણ કરવાના પ્રયત્ન યૂંટણી પરિણામો પછી શરૂ કર્યા હતા તેમણે કહ્યું કે રાજ્યમાં સ્થિર સરકારની જરૂર છે જ્યારે અજીત પવારે પત્રકારોને કહ્યું કે કોઇ પણ પક્ષ સરકાર રચી શકતો ન હતો અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નો સહિત ઘણા પ્રશ્નો વણઉકેલ્યા હોવાથી તેમણે આ નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને અભિનંદન આપ્યા છે તેમણે ટ્વીટર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને નેતાઓ મહારાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા શ્રેષ્ઠ કામગીરી કરશે શ્રી અમિત શાહ સહિત અન્ય નેતાઓએ પણ બંને અગ્રણીઓને અભિનંદન આપ્યા હતા

દરમિયાન એનસીપીના વડા શરદ પવારે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ભાજપને સમર્થન આપવાનો અજીત પવારનો નિર્ણય તેમનો વ્યકિતગત નિર્ણય છે અને એનસીપી સાથે તેનો કોઇ સંબંધ નથી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે આજે મુંબઇમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પવારે કહ્યું કે અજીત પવારનો નિર્ણય એ પક્ષના ધારાધોરણથી વિરૂદ્વનો અને ગેરશિસ્ત ભર્યો છે

અધિકારી મૃણાલ કાંતિદાસની ઝારખંડ વિધાનસભાની આગામી ચૂંટણી માટે ખાસ પોલીસ નિરીક્ષક તરીકે નિમણૂંક કરી છે રાજ્યમાં ડાબેરી પાખનો અંતિમવાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પડકારરૂપ બની રહ્યો છે તેના અનુસંધાનમાં ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે

દરેક પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે રેલીઓ કરી રહ્યા છે

ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બીજી ડિસેમ્બર છે

તેમણે રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરોને અદના નાગરિકની જરૂરિયાત તરફ ધ્યાન આપવા કહ્યું હતું

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પરિષદે દરેક રાજ્યના રાજ્યપાલને તેમના અનુભવોનું આદાન પ્રદાન કરવાની તેમજ સમગ્ર દેશના રાજ્યોની જરૂરિયાતોને સમજવાની તક પુરી પાડી છે વહીવટી દ્રષ્ટિએ કદમાં નાના હોવાથી કેન્દ્રશાસિત પ્રદેશો વિકાસના ક્ષેત્રે આદર્શ ઉદાહરણ બની શકે છે

અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલોની પરિષદનું ઉદ્દઘાટન કરતાં કહ્યું હતું કે બંધારણીય પદ્ધતિમાં રાજ્યપાલે મહત્વની ભૂમિકા ભજવવાની છે તેમણે કહ્યું કે રાજ્યપાલ તેમને મળેલી બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરીને વહીવટીતંત્રને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે

દાખલ કરવા મંજુરી માંગતી અરજીને ફગાવી દીધી છે અદાલતે દિલ્ફી પોલીસ દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં રાહ્લ ગાંધી સામે કોઇ ગુનો બનતો નથી એ નોંધને ધ્યાનમાં લઇને સંબંધિત અરજી નકારી કાઢી છે

પી

એમ ના મહામંત્રી સીતારામ યેચુરીએ આર

ના કાર્યકર્તા દ્વારા તેમની સામે કરાયેલી અપમાન અંગેની ફરિયાદ રદ્દ કરવા વિનંતી કરતી અરજી કાઢી નાંખી છે આ બંને અગ્રણીઓ સામે આ કેસમાં કાર્યવાહી થશે અરજદારે તેમની અરજીમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા સાથે સંઘને કથિત રીતે જોડવા બદલ રાહ્લ ગાંધી અને યેચ્રરી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરતી અરજી કરી હતી

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક ઉપર તેમજ આકાશવાણીની વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ એનઆઈસી ડોટ ઈન પરથી પણ પ્રસારીત થશે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

તેમણે કહ્યું કે નિવૃત્ત સૈનિકોને મુશ્કેલી વિના પેન્શનનું વિતરણ થાય તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે

તેમણે કહ્યું કે પેન્શનને લગતા મુદ્દાઓ માટે કોલ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે અમારા સંવાદદાતા જણાવે છે કે નિવૃત્ત વરિષ્ઠ સૈનિકો તેમની પેન્શનને લગતી સમસ્યાઓ ઉકેલવા બે દિવસ માટેની પેન્શન અદાલતમાં ઉમટી પડ્યા છે